તેમણે દેશને કોરોના મુકત કરવા સાવચેત રહેવાનો યુવાનોને અનુરોધ કર્યો પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઉપદેશને યાદ કરીને વીર જવાનોનું સન્માન વધે મનોબળ વધે તેવા પ્રયાસો કરવા અપીલ કરી હતી કોરોનાકાળમાં સામાજિક અંતર જાળવવુ જરૂરી હોવાથી આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અલગ રીતે કરવાનો તેમણે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો

બપોરે સાડા યાર વાગે પ્રધાનમંત્રી આ ત્રણેય લેબનું વર્ય્યુઅલી આજે ઉદઘાટન કરશે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

કચ્છ એસટી વિભાગના ઈન્યાર્જ વિભાગીય નિયામક સી ડી મહાજને જણાવ્યું કે કચ્છથી સુરત માટે બે રૂટો શરૂ છે જેમાં ભુજ સુરત અને રાપર સુરતનો સમાવેશ થાય છે

જેના કારણે કચ્છથી જતી બે રૂટોની બસો હાલ પુરતી બંધ કરવામાં આવી છે

શ્રાવજ્ઞ માસ દરમિયાન પુરો મહિનો ચાલતો ભરેશ્વર મંદિર પાસેનો મેળો અજેપાર ચોકમાં યોજાતો સાતમ આઠમનો બે દિવસીય મેળો પંજોરાપીરનો મેળો દબડાનો ઐતિહાસીક મેળો ઉપરાંત અંકલેશ્વર મહાદેવનો મેળો એમ પાંચેય લોકમેળા જે ઐતિહાસીક છે જેને રદ્દ કરવામાં આવ્યા છે અંજાર મામલતદાર એ

મંડોરીના જજ્ઞાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ મુજબ અંજારમાં આ વર્ષે કોઈપજ્ઞ પ્રકારના લોકમેળાઓનો આયોજન થઈ શકે તેવું લાગતું નથી જેથી તહેવારો શાંતિથી ઘરે જ રહી ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરી હતી

ધન્વંતરિ ઉપવન ગઈકાલે કાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાના ફસ્તે ધન્વંતરિ ઉપવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યમાં પ્રથમ વખત કચ્છ યુનિવર્સિટી ખાતે આ પ્રકારે ધન્વંતરિ ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે જે ખુબ મહત્ત્વની બાબત કહી શકાય તેમ છે

ગઈકાલે સવારે શિક્ષણમંત્રી શ્રી યુડાસમાએ આ ધન્વંતરિ ઉપવનનું ઉદ્દઘાટન કર્યું હતું